કેન્દ્ર સરકારે બધા જ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને કેન્દ્ર શાસિત પ્રદેશોના વડાઓને કોરોના વાઇરસના સંભવિત હમલા સામે સતર્ક રહેવાની અને પરિસ્થિત ઉપર ચાંપતી નજર રાખવાની સૂચના આપી છે કેરળ સરકારને શક્ય તમામ સહાયની ખાતરી આપવામાં આવી છે સરકારે પ્રવાસન અંગે ગઇકાલે જારી કરેલી સુચનામાં ચીનની મુસાફરી

દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટેનો પ્રચાર વેગવાન બન્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પૂર્વ દિલ્ફીમાં આજે યૂંટણી રેલીને સંબોધશે યૂંટણી પંચે દક્ષિણ પૂર્વ દિલ્ફીના નાયબ પોલીસ કમિશ્નર ચિન્મય બિસ્વાલને તત્કાલ અસરથી કાર્ય મુક્ત કર્યા છે

સરકારે કેરળમાં કોરોના વાયરસના બે કેસ નોંધાતા કેરળ સરકારને શક્ય તમામ સહાયની પણ ખાતરી આપી છે કેન્દ્રીય આરોગ્યમંત્રી ડૉ હર્ષવર્ધને જણાવ્યુ છે કે સરકાર સમગ્ર પરિસ્થિતી ઉપર યાંપતી નજર રાખી રહી છે તેમણે કહ્યું કે સાવયેતીના પગલારૂપે થાઇલેન્ડ અને સિંગાપુરથી આવેલા મુસાફરોની તબીબી તપાસ કરવામાં આવી રહી છે તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી જાતે પરિસ્થિતી ઉપર નજર રાખી રહ્યા છે

દરમ્યાન સરકારે પ્રવાસન અંગે ગઇકાલે જારી કરેલી સુચનામાં ચીનની મુસાફરી ટાળવાની સલાહ આપી છે

કેરળમાં નોંધાયેલા કોરોનાના બે દર્દીઓની સ્થિત હાલ સ્થિર છે

દિલ્ફી ખાતેની એઇમ્સ સંસ્થાના પ્રોફેસર રણદિપ બુલેરીયાએ આકાશવાણી સમાચાર સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે લોકોએ ખાસ કરીને ચીનથી પાછા ફરેલા લોકોએ આ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે શ્રી બુલેરીયાએ કહ્યું કે વરિષ્ટ નાગરિકો બાળકો અને હ્રદય અને ફેફસાંની બિમારીથી પીડાતા લોકોએ સરદી અને ખાંસીની તકલીફવાળા દર્દીઓથી અંતર રાખવું જોઇએ

એવીજ રીતે તેમણે કોરોના અંગે બનાવટી સમાચારોનો પ્રસાર નહીં કરવાની અપીલ લોકોને કરી છે સોશિયલ મિડિયા ઉપર કોરોના વાયરસ તામિલનાડુમાં પ્રવેશ્યો હોવાનો ફેલાયેલા બનાવટી સમાચારના પગલે સત્તાવાળાઓએ અપીલ જારી કરી છે

જર્મનીના આરોગ્યમંત્રી જેન

કેનેડા ફ્રાંસ ઇટાલી જાપાન અને ઇંગ્લેન્ડ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બપોરે બે વાગ્યે પૂર્વ દિલ્હીમાં યોજાનારી યૂંટણી રેલીને સંબોધશે ગઇકાલે ભાજપના ભૂતપૂર્વ અધ્યક્ષ અમિત શાહે મેહરામનગર વિસ્તારમાં ઘેરઘેર જઇને યૂંટણી પ્રચાર કર્યો હતો ભાજપના અધ્યક્ષ જે

નફા અને કેન્દ્રીય મંત્રીઓ રાજનાથ સિંહ અને પ્રકાશ જાવડેકરે પણ ઘણા વિસ્તારોમાં જાહેર રેલીઓ સંબોધી હતી દિલ્ફીના મુખ્યમંત્રી અને આપ પક્ષના નેતા અરવિંદ કેજરીવાલે ગઇકાલે કૈરારી મત વિસ્તારમાં રોડ શો યોજયો હતો નાયબ મુખ્યમંત્રી મિનિષ સિસોદીયાએ ખિયડીપૂર યૂંટણી પ્રચાર કર્યો હતો કોગ્રેસના નેતા અને હરિયાણાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભુપીન્દર કુડાએ પણ દિલ્હીમાં યૂંટણી પ્રચાર કર્યો હતો ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં આઠમી ફેબ્રઆરીએ મતદાન થવાનું છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ પ્રર્દશનનું ઉદઘાટન કરવાના છે દર બે વર્ષે યોજાતા આ પ્રર્દશનમાં સંરક્ષણ એરોસ્પેસ અને સલામતી ક્ષેત્રેને આવરી લેવાશે

શ્રી બીસ્વાલને ગૃહમંત્રાલયમાં રિપોર્ટ કરવા જણાવ્યું છે ચુંટણી પંચે સંબંધીત વિસ્તારની વર્તમાન પરિસ્થિતીને ધ્યાનમાં લઇને અધિક ડી

સી પી તરીકે કાર્યભાર સંભાળવાની સૂચના આપી છે યૂંટણી પંચે દિક્ષિણ પૂર્વે દિલ્ફીના નિયમિત ડી સી પી પદ માટે ત્રણ નામોનું સૂચન કરવાનો નિર્દેશ ગકૃહકમંત્રાલય તથા દિલ્હી પોલીસને આપ્યો છે

તેમને મંત્રીમંડળમાં સ્થાન અપાશે બિજા એક પ્રશ્નના જવાબમાં મુખ્યમંત્રીએ જણાવ્યુ હતુ કે સર્વોચ્ય અદાલતના યૂકાદા મુજબ જે ઉમેદવાર પેટા યૂંટણીમાં હારી ગયા છે તેમને મંત્રીમંડળમાં સમાવી શકાશે નહી

સોલીસીટર જનરલ તુષાર મહેતાએ અદાલત સમક્ષ રજૂઆત કરી હતી કે કસુરવારો દ્વારા ફાંસીની સજામાં વિલંબ કરવા માટે ઇરાદા પૂર્વક અને ગણતરી પૂર્વક પ્રથાસો થઇ રહ્યા છે

પોલીસ વડાએ જણાવ્યું હતુ કે અગાઉ મળેલી બાતમીના આધારે સહાયક પોલીસ સુપ્રિરેન્ડન્ટ હરિશંકર કુમારના વડપણ હેઠળની પોલીસ ટિમે દરિયાપુર વિસ્તારમાં દરોડાની કાર્યવાહી કરીને માઓવાદી આશુતોષ કુમારની ધરપકડ કરી હતી ધરપકડ કરાયેલ માઓવાદી નેતાને જેલમાં મોકલવામાં આવ્યો છે

દાંતેવાડાના પોલીસ વડા અભિષેક પલ્લવે જણાવ્યું છે કે પોતાલી ગામ નજીક થયેલા વિસ્ફોટમાં પોલીસ કોન્સ્ટેબલને ઇજા થઇ છે કાંકેરમાં થયેલા બીજા સૂરંગ વિસ્ફોટમાં બી

એફના જવાનને ઇજા થઇ હતી

ગઇકાલે દુબઇમાં ભારતીય તટ રક્ષક દળના પેટ્રોલીંગ માટેના જહાજ સમુદ્ર પેહેરેદારના સ્વાગત સમારંભમા કંમાન્ડીંગ ઓફીસર અનવરખાને આ મુજબ જણાવ્યુ હતુ સ્વદેશી ટેકનોલોજી વડે બનાવેલ સમુદ્ર પેહેરેદાર સંયુક્ત આરબ અમિરાતની ત્રણ દિવસની શુભેચ્છા મુલાકાતે ગયું છે

યુ